કેન્દ્ર સરકાર ઓકસીજનનો જથ્થો સુનિશ્ચિત કરવા

કેન્દ્રિય જહાજ અને વહાણવટા રાજયમંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં જહાજ અવરજવર માટેની સેવાઓ અને દેખરેખ પદ્ધતિ માટેના સ્વદેશી સોફટવેરનો વિડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવ્યો

તેમણે કહ્યું કે જે લોકો માસ્ક વગર બહાર જાય છે તે જાતે જ પોતાના પરિવારને કોરોના સંકટ માં હોમી રહ્યા છે તેમણે ભારપૂર્વક કહ્યું કે માસ્ક સા માજિક અંતર અને હાથ વારંવાર ધોવાની શિખામણનું સૌ યુસ્ત પાલન કરે તેમણે ઉમેર્યું કે જ્યારે વેક્સિન શોધાય પછી જલ્દીમાં જલ્દી આખા ભારતમાં એકે એક નાગરિક સુધી તેને પહોચાડવાનું આગોતરું આયોજન શરૂ કરી દીધું છે

જે રાજ્યોમાં ગુજરાત સહિત તામિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર તંલેગાણા હરિયાણા ઉત્તરપ્રદેશ ઓડિસા રાજસ્થાન અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે

કેન્દ્ર સરકાર ઓકસીજનનો જથ્થો સુનિશ્ચિત કરવા ઝડપી પગલાં લઇ રહી છે

તેમણે કહ્યું કે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેડિકલ ઓકસીજનનો પૂરતો જથ્થાની દેખરેખ માટે આરોગ્ય મંત્રાલયે નિયંત્રણ કડક બનાવ્યો છે

શ્રી ભૂષણે કહ્યું કે શંકાસ્પદ નમૂનાઓની તમામ કરવાની બાબતે પણ ભારત વિશ્વમાં બીજા સ્થાને છે

ભારતીય આયુવિજ્ઞાન સંશોધન પરિષદ આઇસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવે જણાવ્યું કે જો પાંચ મહિનામાં કોઇ વ્યક્તિમાં એન્ડીબોડીઝ ઓછા થઇ જાય તો તે વ્યક્તિને ફરીથી સંક્રમણ થવાની શકયતા છે તેઓએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપતા કહ્યું કે જે વ્યક્તિ પહેલાં સંક્રમિત થયો હોય તે પણ તેણે જાગૃતતા રાખવી જોઇએ

શ્રી ટેડ્રોસે કહ્યું કે યુરોપ અને ઉતર અમેરિકામાં કોવિડના કેસોમાં વધારો થઇ રહ્યો છે તેમણે કહ્યું કે બધા જ દેશોએ સંક્રમણ વધતુ અટકાવવા જરૂરી પ્રયાસો કરવા જોઇએ જેથી માનવજીવન અને રોજગારીને બચાવી શકાય શ્રી ટેડ્રોસે કહ્યું કે સુરક્ષિત સામાજિક અંતર માસ્ત પહેરવો હાથને વારંવાર સાફ કરવા ભીડવાળી જગાએ જણાવનું ટાળવું અને બારીઓ ખુલ્લી રાખવા જેવા કેટલાક ઉપાયોનું ખાસ પાલન કરવું જોઇએ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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય બંદરોના ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિદેશી સોફટવેરની સરખામણીએ આ સ્વદેશી સોફટવેરમાં ખૂબ ઓછો ખર્ચ આવ્યો છે

નરેન્દ્રસિંહ તોમર ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે તાલુકા અને જિલ્લા સ્તરેની વિકાસ થોજનાઓની તૈયારીની રૂપરેખાની જાણકારી આપી હતી આ રૂપરેખા યોનાઓ તૈયાર કરવા માટે તાલુકા અને જિલ્લા પંચાયતો માટે તબક્કાવાર એક માર્ગદર્શિકા છે જે થોગ્ય સ્તરે આયોજનકર્તા અને હિતધારકોને મદદરૂપ નીવડશે શ્રી તોમરે આશા વ્યકત કરી હતી કે આ રૂપરેખાના કારણે તાલુકા અને જિલ્લા સ્તરે સર્વાગી વિકાસને ઉત્તેજન મળશે તેમજ સ્થાનિક ધોરણે ઉપલબ્ધ સંસાધનો સ્થાનિક લોકોની આકાંક્ષા અને પ્રાથમિકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે

જમ્મુકાશ્મીર આંતકવાદી ઠાર કેન્મશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મિરમાં આજે બપોરે પુલવામાના કાકાપોરા સ્થિત હાકરીપોરામાં સલામતીદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે પોલીસના જણાવ્યા મુજબ મળેલી બાતમીના આધારે આતંકવાદીને શોધવા પોલીસ અને સલામતીદળના જવાનોએ આ ગામને ઘેરી લઇ તપાસ શરૂ કરી હતી